નીતી આયોગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે નીતી આયોગની સંચાલન પરીષદની છઠ્ઠી બેઠક આજે સવારે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાશે આજની આ બેઠકમાં કૃષિ માળખાકીય સુવિધાઓ અદના સ્તરે સેવા જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરાશે નીતી આયોગની સંચાલન પરીષદમાં પ્રધાનમંત્રી ઉપરાંત રાજયોના મુખ્યમંત્રીઓ કેન્દ્રશાસિત પ્રદેશોના લેફટનંટ ગવર્નરોનો સમાવેશ થાય છે નીતી આયોગની સંચાલન પરીષદની બેઠક આંતર વિભાગીય તથા સમવાય બાબતો અંગે ચર્ચા માટે એક મંચ પુરો પાડે છે પીએમ કેરળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે સાંજે કેરળમાં વીજળી અને શહેરી ક્ષેત્રની ઘણી મહત્વપુર્ણ યોજનાઓનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન કર્યુ અને આધારશીલા મુકી પ્રધાનમંત્રીએ કહ્યું કે આ યોજનાઓ કેરળની વિકાસયાત્રામાં સીમાચિન્હરૂપ સાબિત થશે અને આ સુંદર રાજયને સશકત કરાશે તેમણે ઉમેર્યુ કે કેરળના લોકોએ દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે

તે રાજયની વધતી ઉર્જા જરૂરીયાતને પુરી કરવામાં મહત્વપુર્ણ સાબિત થશે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સૌર ઉર્જા મિશન અંતર્ગત વિકસીત કાસરગોડ સૌર ઉર્જા યોજના દેશને સમર્પિત કરી તેમણે કહયું કે દેશના હરિત ઉર્જા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં તે મહત્વપુર્ણ ભૂમિકા નિભાવશે શ્રી મોદીએ કહ્યું કે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા માટે ખેડુતોને સૌર ઉર્જા ક્ષેત્ર સાથે જોડવામાં આવી રહયાં છે તેમણે તિરુવનંતપુરમમાં એકીફત કમાંડ અને નિયંત્રણ કેન્દ્ર તથા સ્માર્ટ માર્ગ પરીયોજનાની આધારશીલા મુકી

પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે રાજયના માછીમારો માટે ઘણી યોજનાઓ લાગુ કરી છે પ્રધાનમંત્રીએ અરૂવિકાશમાં જળ શુઘ્યિકરણ પ્લાન્ટનું ઉદઘાટન પણ કર્યુ

તેમણે કહ્યું કે સરકારનો હેતુ ધર્મ કે જાતિના ભેદભાવ વગર સમાજના બધા જ વર્ગોનો વિકાસ કરવાનો છે

વડી અદાલતના ન્યાયાધીશ જે

વોરાની બનેલી પીઠે અરજી ફગાવી દેતાં રાજય ચુંટણી પંચ ધ્વારા સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની યુંટણી માટેનો નિર્ધારીત કાર્યક્રમ માન્ય રાખ્યો હતો એવી જ રીતે અદાલતે મહાનગરપાલિકાની ચુંટણીના પરીણામોની અસર તે પછી યોજાનારી સ્થાનિક સ્વરાજયની યુંટણી પર થશે તેવી અરજદારની દલીલ સ્વીકારી નથી

પાસપોર્ટ ડીજીલોકર કેન્દ્ર સરકારે પાસપોર્ટ માટે અરજી કરનારને વધુ સુવિધા આપતી પાસપોર્ટ ડીજીલોકર પ્લેટફોર્મ સુવિધાનો આરંભ કર્યો છે વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને આ સુવિધાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે પાસપોર્ટ માટે અરજી કરનાર ડીજીલોકરમાં મુકેલા દસ્તાવેજોની લીંક નવી સુવિધાના માધ્યમથી આપી શકશે આમ થવાથી કોઇપણ નાગરીક પાસપોર્ટ સેવા માટે દસ્તાવેજ પેપર સ્વરૂપે આપવાના બદલે ડીજીટલ માધ્યમથી સુપરત કરી શકશે ડીજીટલ ઇન્ડિયા ફલેગશીપ કાર્યક્રમ હેઠળ ભારત સરકારે ડીજીલોકરની સુવીધા આપી છે જેનો મુખ્ય ઉદેશ દેશને ડીજીટલ ક્ષેત્રે સશકત બનાવવાનો છે

અમેરીકાના વિદેશ રાજ્યમંત્રી એન્ટોની બિન્કેને ગઇકાલે રાત્રે એક ટવીટમાં કહયું કે આબોહવા સંકટ સામે આપણી લડાઇમાં આ સારો દિવસ છે કરણ કે અમેરીકા ફરીથી પેરીસ સમથુતીમાં જોડાઇ ગયું છે તેમણે કહ્યું કે અમેરીકાના ઉત્સર્જનો ઘટાડવા માટેનું કાર્ય શરૂ થઇ યુકયું છે અને વૈશ્વિક સ્થિતિ સ્થાપકતા માટે દુનિયાભરના અમારા સહયોગીઓ સાથે જોડાવામાં અમે કોઇ વિલંબ નહી કરીએ બ્લિન્કેને એક નિવેદનમાં કહ્યું કે આવનારા સપ્તાહો મહિનાઓ અને વર્ષોમાં આપણે શું કરીએ છીએ તે વધુ મહત્વનું છે

કોરોના સંદેશ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છોવધુ સમાચાર કોરોના

પોલીસે જણાવ્યું કે આબિદ વાઝા અને શબ્બીર અહેમદ ગોજેર તરીકે ઓળખાયેલા બંનેની બાંદીપોરામાં પાપાયન બાંદીપોર પુલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી પ્રારંભિક પુછપરછમાં જાણવા મળ્યુ છે કે આ બંને આતંકી સંગઠન સાથે જોડાયેલા છે અને આ વિસ્તારમાં સક્રિય લશ્કર એ તોયબાના આતંકવાદીઓને રહેવાની અને અન્ય સામાન વગેરે વ્યવસ્થા પુરી પાડતા હતા તેમનું સંચાલન કરનારાઓએ તેમને બાંદીપોરામાં સુરક્ષાદળો પર હાથગોળાથી હુમલો કરવાનું કામ સોપ્યું હતું બંને વિરુધ્ધ કેસ દાખલ કરાયો છે અને આગળની તપાસ યાલુ છે ભારત ચીન કોર્પ્સ કમાન્ડર ભારત અને ચીનના કોર્પ્સ કમાન્ડર કક્ષાની મંત્રણા આજે મોલ્ડોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીન બાજુએ થશે કોર્પ્સ કમાન્ડર કક્ષાની વાટાઘાટોનો આ દસમો રાઉન્ડ થશે તેમાં પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ કાંઠેથી લશ્કર પાછું ખેંચવા સંમત થયા બાદ હવે અન્ય ચોકીઓ પર ઘર્ષણ ટાળવા માટે ચર્યા કરે તેવી સંભાવના છે લશ્કરી અને રાજદ્વારી સ્તરે વાટાઘાટો પછી વાસ્તવિક નિયંત્રણ રેખા પરથી ભારતીય સૈન્ય અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોની વિસ્થાપન પ્રક્રિયા શરુ થઇ હતી

એક અખબારી યાદીમાં માહિતી આપી છે કે અચાનક ભારે બરફવર્ષાના પગલે નાથુ લા ખાતે સરહદની નજીક ઉંચાઈએ ફસાયેલા પ્રવાસીઓને બચાવવામાં આવ્યા છે

તેમને લશ્કરી છાવણીમાં બેરેકની અંદર રાખવામાં આવ્યા હતા ઓસ્ટ્રેલીયન ઓપન રશિયાના દાનીલ મેદવાદેવે ગ્રીસના સ્ટીફાનોસ સીતસીપાસને પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે આવતીકાલે રમાનારી પુરૂષોની સીંગલ્સની ફાઇનલમાં દાનીલ મેદવાદેવ અને નોવાક જોકોવીય વચ્ચે મુકાબલો થશે એવી જ રીતે મહિલાઓની સીંગલ્સની આજે રમાનારી ફાઇનલમાં નાઓમી ઓસાકા અને જેનીફર બ્રેડી વચ્ચે મુકાબલો થશે

તેમના સ્વદેશી બનાવટનાં ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે આ હાટ યોજાઈ છે